આજે નવી દિલ્હીમાં યોજાશે

કૌશલ્ય કેન્દ્રો અને પ્રયોગશાળાઓ સ્થા િત કરી છે

ઉત્તરપ્રદેશમાં શીતગાર થયું ધુમ્મસને કારણે રેલવે અને હવાઇ સેવાઓમાં અવરોધ આવ્યો અને વેઇટલીફ્ટીંગમાં ના સાઇખોમ મીરાબાઇ ચાનુએ દોહામાં રમાઇ રહેલા કતાર ઇન્ટરનેશનલ કૌ માં સુવર્ણચંદ્રક મેળવ્યો છે

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનનું નેતૃત્વ વિદેશમંત્રી વાંગ થી કરશે અમારા સંવાદદાતાએ કહયું છે કે આ બંને ઓકટોબરમાં ચેન્નાઇમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્ર તિ શી જીન િંગની વચ્ચે બીજી અનૌ યારિક શિખર બેઠકની બાદથી બંને દેશોની વચ્ચે ખાસ પ્રતિનિધિઓની આ પ્રથમ બેઠક છે

દેશમાં યુવાનોને કૌશલ્ય તાલીમ આપ વા માટે અનેક પ ગલાં લેવામાં આવ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે મંત્રાલય એક કુશળ ભારતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે ઉચ્ય મા દંડો સાથે એક મોટા કૌશલ્યનું લક્ષ્ય રાખે છે

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન અંતર્ગત વર્ષે એક કરોડથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ આ વામાં આવી રહી છે

આ કાર્યક્રમ હેઠળ લગભગ સિત્યાસી લાખ યુવાનોએ તાલીમ પ્રાપ્ત કરી છે

જથારે એક આરો ીને છોડી મુકવામાં આવ્યો છે

પુરાવાના અભાવે ત્રીજો આરોપી સજજાદ ઉર રહમાનને છોડી મુકાવમાં આવ્યો છે

અયોધ્યા કેસને તે સમયે ફૈજાબાદ કહેવામાં આવતું હતું આ વિસ્ફોટમાં એક વકીલ સહિત ચાર લોકોના મોત નિ જયા હતા ઉત્તરપ્રદેશ ોલીસે આતંકવાદ વિરોધી દળે કેસની ત ાસ કરી હતી

શ્રી ચૌવેએ કહ્યું કે સંબંધિત પ્રિસાઇડીંગ અધિકારીઓ ાસેથી અંતીમ આંકડો મેળવ્યા બાદ મતદાનની ટકાવારી વધવાની સંભાવના છે

તેઓ ઇઠ્યોતેર વર્ષના હતા

લુધિયાનાના મોડલ ટાઉન એકસેટેંશનમાં આજ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

પ્રાઇસ વોટર હાઉસ કુપ ર્સ જલ્દી જમ્મુ વિદ્ય વિદ્યાલયમાં કેમ્પ સ રોજગાર ભરતી અભિયાન શરૂ કરશે એનઆઇટી આઇઆઇએમ આઇઆઇટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૈ ણ આજ રીતે કેમા સ પ્લેસમેન્ટ આયોજિત કરવામાં આવશે

દિલ્ફી લીસ પ્રવકતા એમ એસ રંધાવાએ કહયું કે આ ફિંસામાં બહારના લોકો સામેલ હતા અને ોલીસ આ અસામાજિક તત્વોને કડવા માટે ત ાસ કરી રહી છે

તેઓએ કોઇ પ્રકારના લાઠી ચાર્જ અને ટીયરગેસના ઉપ્પ યોગનો ઇન્કાર કર્યો

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલી બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે

ધુમ્મસને કારણે સૌથી વધુ ટ્રેનો બે કલાક જેટલા સમયથી મોડી યાલી રહી છે

નવી દિલ્હીમાં નિરીક્ષક સમિતિની બીજી બેઠકમાં સંયુકત સચિવ અને મહાનિદેશક કક્ષાના અધિકારી સામેલ થયા હતા

ભારતીય રીઝર્વ બેન્કે કહ્યું કે વિદેશી વિનિમય ભંડાર તેના ગયા અઠવાડિયામાં બે અરબ યૌત્રીસ કરોડ વીસ લાખ ડોલરના વધારા સાથે યાર સો ત્રે ન અરબ બેતાલીસ કરોડ વીસ લાખ ડોલર હતો રીઝર્વ બેન્કે કહ્યું કે તેરમી ડિસેમ્બરે પૂરા થતાં અઠવાડિયામાં વધારો મુખ્ય રીતે વિદેશી વિનિમય સંમાતિઓમાં વધારાને કારણે થઈ છે